જેમાં બીજ નિગમ ચેરમેન રાજશીભાઈ જોટાવ જીલ્લા વિકાસ અધિકારી રહેવર જિલ્લા પંચાયત સદસ્ય માનસિંગભાઇ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નર્મદા રાજ્યમંત્રી રાજ્યના નર્મદા વિકાસ મંત્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોની મિત્ર સરકાર છે નર્મદા વિકાસ રાજ્યમંત્રી શ્રી યોગેશભાઈ પટેલે વરણામાના ત્રિમંદિર ખાતે કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના શાકભાજી પકવનારા ખેડૂતોને વેચાણમાં અને પાક સાયવવામાં મદદરૂપ છત્રીઓ વિનામૂલ્યે આપવાની અને ખેડૂતો તેમજ ખેત કામદારોની મહેનત બયાવતા અદ્યતન ખેત સાધનો અને ખેતરમાં ઉભેલા પાકની સુરક્ષા માટે તારની કાંટાળી વાડ બનાવવા માટે સહાય આપવાની ખેતીવાડી અને બાગાયત ખાતાની યોજનાઓ શરૂ કરાવી હતી

રાજ્ય સરકારે અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ અને માવઠાથી ખેતીમાં નુકશાન વેઠવાનો વારો ખેડ્રતોને ન આવે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવી છે અને વીમા કંપનીઓના ઓશિયાળાપણામાંથી ખેડૂતોને મુક્ત રાખી વિના મૂલ્યે વીમા સુરક્ષાનો લાભ આપવા ત્રણ હજાર કરોડ રૂપિયાનું પેકેજ અમલમાં મૂક્યું છે

હિંદીમાં મન કી બાતના પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં તેના ભાવાનુવાદનું પુનઃપ્રસારણ કરાશે આ ઉપરાંત મન કી બાતના પ્રાદેશિક ભાષાઓના ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે જે તે ભાષાના આકાશવાણીની પ્રાદેશિક કેન્દ્રો પરથી થશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દુરદર્શનના બધા જ નેટવર્ક ઉપરાંત આકાશવાણીની વેબસાઇટ ન્યુઝ ઓન એર ડોટ કોમ ડીડી ન્યુઝ પરથી પણ કરાશે

જેમાંથી ઘણા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લઇ આરોગ્ય સેવા મેળવી છે આવા જ એક લાભાર્થી છે સુરેન્દ્રનગરના જયંતીભાઇ ગોહિલ પેઇન્ટીંગ કરીને ઘરનું ગુજરાન ચલાવતા જયંતીભાઇ માટે આ યોજના આશીર્વાદરૂપ બની છે

કડી નગરપાલિકાના પરિસર ખાતેથી નગર પાલિકા પ્રમુખ શારદાબહેન પટેલના હસ્તે પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા રાજ્યભરમાં પાંચ રછ દ્વારા આ અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દ્વારા કોરોના જાગૃતિનો સંદેશ સરકાર દ્વારા લોકો માટે કરવામાં આવેલી વિવિધ પહેલની માહિતી અને મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને અનુલક્ષીને યોગ્ય પોષણની જાણકારી ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડવામાં આવી રહી છે આ વિજય રથ દ્વારા આયુર્વેદિક દવાઓ માસ્ક વિતરણ દ્વારા સેવાકીય કાર્ય થઈ રહ્યું છે